જમ્મુ કાશ્મીરમાં યોજાયેલી ઘટક વિકાસ પરિષદ બી

ની ચૂંટણીમાં

ભારતની સાઇના નેહવાલ અને પી

સિંધુએ પેરિસમાં રમાઇ રહેલી

ફ્રેન્ચ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભાજપ શિવસેના જોડાણને નિર્ણાયક તથા સ્પષ્ટ બહ્મતી આપવા બદલ મહારાષ્ટ્રના મતદારોનો આભાર માન્યો હતો

આમ છતાં બહ્મતી મેળવવા તેને છ બેઠકો ઓછી પડતી હોવાથી નવી સરકારની રચના અંગે શ્રી ખદ્દર પક્ષના નેતાઓ સાથે ચર્ચા કરશે દરમ્યાન જનનાયક જનતા પાર્ટીના વડા સરદાર નિશાંત સિંહે જણાવ્યું છે કે તેમને ભાજપ અને કોંગ્રેસ પક્ષો તરફથી આમંત્રણો મળ્યા છે

કોંગ્રેસના અગ્રણી દિપીન્દરસિંહ હુડાએ જણાવ્યું છે કે ભાજપને જો અપક્ષ સભ્યો સમર્થન આપશે તો તેઓ લોકોના વિશ્વાસનો ભંગ કરશે

શ્રીનગરમાં શિયાળુ સચિવાલય કાર્યરત કરવા અધિકારીઓની બદલી અને ગોઠવણીના આદેશ અપાયા છે

જિલ્લાવાર ટ્રાન્સફોર્મર અને વીજળીના થાંભલાઓનો સ્ટોક ઉભો થતાં તાકીદની પરિસ્થિતિમાં ગ્રાહકોને વીજ પુરવઠો ઝડપથી પુરો પાડી શકાશે

એવી જ રીતે સંબંધીત મંયોને ફાળવવામાં આવેલા વાહનોને રાજ્ય મોટર ગેરેજ વિભાગને પરત કરવાના રહેશે

વિશ્વ બેંક દ્વારા વોશિંગ્ટનમાં પ્રસિદ્ધ કરાયેલા અહેવાલમાં આ વિગત અપાઈ છે વિશ્વ બેંકે ભારત દ્વારા હાથ ધરાયેલા આર્થિક સુધારાની પ્રશંસા કરી હતી

આ પહેલ તેમણે રાજગીરમાં વિશ્વ શાંતિ સ્તુપના એક દિવસીય સુવર્ણ જયંતી સમારોહનું ઉદ્વાટન કર્યું હતું

આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનનાં બધાં જ નેટવર્ક તથા ન્યુઝઓન એર મોબાઈલ એપ પરથી પણ પ્રસારિત કરવામાં આવશે

જોકે દેશની શાંતિનો ભંગ થાય અથવા તો આંતરિક બાબતોમાં દખલગીરી કરવાના કોઈપણ પ્રયાસને સાંખી લેવાશે નહીં અઝરબૈજાનના બાકુ ખાતે ત્યાં વસતા ભારતીયોને સંબોધતા શ્રી નાયડુએ આ મુજબ જણાવ્યું હતું બાકુમાં આજે અને આવતીકાલે યોજાનાર બિન જોડાણવાદી દેશોના સંગઠન નામની શીખર પરિષદમાં ભાગ લેવા શ્રી નાયડુ બાકુ ગયા છે તેમણે ભારત અને અઝરબૈજાનના સંબંધો હજી મજબૂત બનાવવા ઉપર ભાર મૂક્યો હતો

તેઓ આજે ઉદ્વાટન સમારોહમાં ભાગ લેશે અને આવતીકાલે પૂર્ણ સત્રમાં ભાગ લેશે

અઝ્નિશામક દળના અધિકારીએ જણાવ્યું હતું કે ઉત્તર લોસએન્જેલસમાં વનમાં લાગેલી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પાંચ હજાર એકરના વિસ્તારને આવરી લીધો હતો આ આગમાં ઘણા મકાનો માળખાઓનો નાશ થતાં સત્તાવાળાઓએ મુખ્ય ધોરી માર્ગ સહિત ઘણા માર્ગો પરનો વાહન વ્યવહાર બંધ કર્યો છે

સિંધુએ પેરીસમાં રમાઈ રહેલી બીડબલ્યુએફ ફેન્ચ ઓપન બેડમીંટન સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે

જ્યારે પી વી સિંધુએ સીંગાપુરની યો જેમ સામે વિજય મેળવ્યો હતો પુરૂષોના વિભાગમાં સાત્વિક સાંઈરાજ રેંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી પણ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી છે

પુરૂષોના વિભાગમાં ભારતના શુભાંકર ડેનો પરાજય થતા તેઓ સ્પર્ધામાંથી બહાર થયા હતા